વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દ્ધલ હમીદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના કીર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોંબે જીનબેકોવ અને મ્યાંમારના રાષ્ટ્રપતિ યુ વીન મ્યીન્ટ હાજર રહેશે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 પી શર્મા ઓલી ભુતાનના પ્રધાનમંત્રી ડોકટર લોટાય ત્શેરીંગ અને થાઈલેન્ડના પ્રતિનિધિ ગ્રીસાડા બૂનરાય પણ હાજર રહેવાના છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આવતીકાલે સાંજે શપથ લેવડાવશે

ગઈકાલે મળેલી પોર્ટ ટ્રસ્ટની બેઠકમાં અપાયેલી જાણકારી અનુસાર આ અંગે એક જ પક્ષકાર હોવાથી તેને કામગીરી સુપરત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના નવા અધ્યક્ષ એસ

આ બેઠકમાં આંબેડકર ભવનના બાંધકામનો મુદ્દો પણ ચર્ચાયો હતો અને એ બાંધકામને પુનઃ શરૂ કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા હતા

નેહલ ઠક્કર શંકાસ્પદ પેકેટ લખપત તાલુકાના નારાયણ સરોવરથી કોટેશ્વર તરફ જતાં દરિયાઈ વિસ્તારમાં મેડીબંદર નજીકથી પોલીસે શંકાસ્પદ કેફી પદાર્થના ત્રણ પેકેટ કબ્જે કર્યા હતા પોલીસના વિશેષ તપાસદળને મળેલી વાતચીતના આધારે પકડી પડાયેલી કેફી પદાર્થના પેકેટોના જથ્થાનું વજન અઢીથી ત્રણ કિલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

ગઈકાલે મોરબીના ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એવોર્ડની અર્પણવિધી કરવામાં આવી હતી

નેહલ ઠક્કર મુન્દ્રા એન્કરવાલા અહિંસાધામ મુંદરા તાલુકાના પ્રાગપર નજીક ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ નંદી સરોવર ખાતે જાણીતા રામાયણ કથાકાર મોરારી બાપની રામકથાનું આયોજન થયું છે

આજે ભુજ ખાતે આયોજક સંસ્થાના અગ્રણી તારાચંદ છેડા મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંઘોઈ અને જાણીતા દાતા દામજીભાઈ એન્કરવાલાએ પત્રકારોને આ જાણકારી આપી હતી

આ પ્રશંસકોની પસંદગી બેલેટ પ્રક્રિયાથી કરવામાં આવી છે

નેહલ ઠક્કર હાઈ સિકયોરીટી નંબર પ્લેટ ગુજરાતમાં જૂન વાહનો ઉપર હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ બેસાડવાની છેલ્લી તારીખ વધુ ત્રણ માસ લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

ત્રાસવાદ સહિતના ભાંગફોડીયા કૃત્યોમાં વપરાતા વાહન વિશે માહિતી તાત્કાલિક ઉપલબ્ધ બની જાય તેવા આશયથી હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ બેસાડવાનું ફરજિયાત બનાવાયું છે